નરવણે બાંગ્લાદેશની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આજે રવાના થશે

બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓની એક બેઠક આજે બોલાવી છે વીડિયો કોન્ફન્સિંગ માધ્યમથી યોજાનારી આ બેઠકમાં કોવિડના રસીકરણ કામગીરી અંગે પણ ચર્ચા કરશે

આ બેઠકમાં તેમણે કોવિડના વધતા જતા સંક્રમણને રોકવા નિર્ણાયક પગલાં લેવા અનુરોધ કર્યો હતો

ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં શ્રી મોદીએ પરીક્ષાના તનાવથી મુક્ત થવાની ટિપ્સ વિદ્યાર્થીઓને આપી હતી તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર નહીં રાખવા અને હળવા મને તથા ઉત્સાહથી પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ વાલીઓને વિદ્યાર્થીઓ ઉપર બિનજરૂરી દબાણ નહીં વધારવા તથા શિક્ષકોને સમયનો યોગ્ય ઉપયોગ અને વ્યવસ્થાપન કરવા વિદ્યાર્થીઓને શીખવાડવાનો નિર્દેશ આપ્યો હતો અરૂણાચલ પ્રદેશના પુન્યો સુન્ય તથા દિલ્હીના વિનીતા ગર્ગ સાથેના સંવાદમાં શ્રી મોદીએ વિદ્યાર્થીઓને દરેક વિષયમાં એક સમાન ઉર્જાથી તથા એકાગ્રતાથી તૈયારી કરવાની શીખ આપી હતી તેમણે અઘરા મુદ્દાઓ ઉપર પ્રથમ ધ્યાન કેન્દ્રીત કરીને આવા મુદ્દાઓની તૈયારીઓ માટે વધુ સમય આપવા વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું જીવનને રસપ્રદ બનાવવા પ્રધાનમંત્રીએ દિવસમાં ચોક્કસ સમય મનગમતી પ્રવૃત્તિઓ માટે ફાળવવાની સૂચના વિદ્યાર્થીઓને આપી હતી તેમણે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ તેમના વ્યક્તિત્વનું ઘડતર કરશે

આ તબક્કામાં દક્ષિણ યોવીસ પરગણા ક્ષેત્રમાંથી રાજયના ત્રણ વરિષ્ઠ મંત્રીઓ ચૂંટણી જંગમાં છે અમારા કોલકાતાના સંવાદદાતા જણાવ્યું છે કે ટોલીયાગંજ બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો અને તૃણમુલ કોંગ્રેસના કેબિનેત મંત્રી અરૂપ બિશ્વાસ વચ્ચે મુકાબલો થશે

ગૃહમંત્રી અમિત શાહે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે આ બેઠકમાં તેગ બહાદુરની જયંતિની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના કાર્યક્રમો અંગે નિર્ણય લેવાશે

રસી લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડના વાયરસને નાબુદ કરવા માટેના ઉપાયો પૈકી રસીકરણ એ મહત્વનું ઉપાય છે પ્રધાનમંત્રીએ રસી માટે પાત્રતા ધરાવતા બધા જ નાગરિકોને કોવિન વેબસાઇટ ઉપર નોંધણી કરાવીને કોવિડની રસી અયૂક લેવા અપીલ કરી છે

નરવણે બાંગ્લાદેશની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આજે રવાના થશે

તેઓ આજે બાંગ્લાદેશમાં સિખા અનીરબાન ખાતે મુક્તિ સંગ્રામના શહીદોના સ્મારક ખાતે શહીદવીરોને અંજલિ આપશે ત્યાર પછી શ્રી નરવણે બાંઝ્લાદેશની સેનાના ત્રણેય પાંખોના વડાઓ સાથે મંત્રણા કરશે જનરલ નરવણે બંગબધુ શેખ મુજીબુર રહેમાનના સ્મૃતિ મ્યુઝિયમની મુલાકાત લઈને બંગબધુને શ્રધ્ધાંજલિ આપશે

નું કોઈ ખરીદ કેન્દ્ર શરૂ કર્યું નથી તેવા દિલ્હી સરકારે કરેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે દિલ્હીમાં માયાપુરી નરેલા અને નજફગઢ મંડી ખાતે એફ

દ્વારા ત્રણ ખરીદ કેન્દ્રો પહેલી એપ્રિલથી શરૂ કરાયા છે

આ પરિયોજનાઓમાં મેજિસ્ટ્રેટ અદાલતના નવા ભવનનું ઉદઘાટન કરવામાં આવશે તથા સેશેલ્સ તટરક્ષકને ઝડપી પેટ્રોલિંગ જહાજ સોંપવામાં આવશે

તેમણે કહ્યું છે સુરક્ષા દળો પર થયેલાં અચાનક હુમલાનો વળતો જવાબ આપ્યો હતો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જી વીસ દેશોના નાણામંત્રીઓ તથા સેન્ટ્રલ બેંકના ગવર્નરોના વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલા બેઠકમાં ભારતે ઘરઆંગણે ઝડપી રસીકરણના હાત ધરેલા કાર્યક્રમની વિગતો આપી હતી રોગચાળાના કપરા સમયમાં તબીબી ઉપકરણો તથા કોવીડની રસીના ઉત્પાદનમાં ભારત અગ્રેસર રહ્યું છે

આ પૈકી એક કરોડ ડોઝ ગ્રાન્ટ તરીકે અપાયા છે

બંને ટીમો ચાર ચાર ગોલ કરી શકી હતી ભારત વતી વરૂણકુમાર રાજકુમાર પાલ રુપીન્દર પાલસિંહે ગોલ નોંધાવ્યા જ્યારે અર્જેન્ટીના તરફથી લીઓનાર્દો તોલિની લુકાસ તોસ્કાની અને ઈઝનેસીયોએ ગોલ નોંધાવ્યા હતા